યોનગોન ખાતે ભારતીય સમુદાયને સંબોધતા શ્રી કોવિંદે કહ્યું કે ભારત મ્યાનમારની એકતા અને ક્ષેત્રીય અંખડિતતાને સન્માન આપે છે જે ભારતની અને પ્રાદેશિક સુરક્ષા માટે પણ મહત્વનું છે રાષ્ટ્રપતિએ પોતાના સંબોધનમાં મ્યાનમાર ખાતે રાષ્ટ્રવ્યાપી યુદ્ધવિરામ કરારને વધુ સમાવેશી બનાવવા તમામ હિસ્સેદારો વચ્ચે શાંતિપૂર્ણ વાતચીતને ભારતનું સમર્થન આપ્યું છે તેમણે કહ્યું કે આતંકવાદ અને હિંસક અંતિમવાદ માનવજાત માટે અને ખાસ કરીને વિવિધતા ધરાવતી લોકશાહી માટે ખતરારૂપ છે

તેમણે ઉમેયુંકે ઢોરવાડા અંગેના ધારા ધોરણો નક્કી કરી દેવામાં આવ્યા છે તેમજ આ અંગેની તમામ સત્તાઓ જે તે જલ્લાના કલેક્ટરશ્રીને આપવામાં આવ્યા છે

શ્રી પટેલે ઉમેર્યુ કે જે વિસ્તારોમાં પાણી ઉપલબ્ધ થઈ શકે તેમ છે તેવા વિસ્તારોમાં ઘાસચારો ઉગાડવા માટે ખેડૂતોને અગ્રતાક્રમે વિજ કનેક્શન ઉપલબ્ધ કરાવવા નિર્ણય કરવામાં આવ્યો

તાલીમમાં તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કરવાના હેતુસર નિયંત્રણ નાગરિક સંરક્ષણ અને જિલ્લા મેજિસ્ટ્રેટ રેમ્યા મોહન મુલાકાત માટે આવ્યા હતા

આર સી ગાંધીધામથી તાલીમ આપવાના હેતુથી આવેલી ટીમ દ્વારા રેસ્ક્યુનું તાલીમાર્થીઓએ નિદર્શન નિહાળ્યું હતું આ પ્રસંગે નિયંત્રક નાગરિક સંરક્ષણ દ્વારા તાલીમાર્થીઓને સંબોધતાં તેમણે આપદા મિત્ર તરીકે પણ જોડાવવા અનુરોધ કર્યો હતો અને નાગરિક સંરક્ષકની તાલીમ મેળવીને આપતી સમયે પ્રશાસનને મદદ કરવાના શુભ આશયથી કાર્ય કરી રહ્યા છો તેમ જણાવી આનંદની લાગણી વ્યક્ત કરી હતી આરતી ભટ્ટ ગાંધીધામ સુધરાઈ ગાંધીધામ નગર પાલિકા દ્વારા તાજેતરમાં વરસાદી નાળાંના કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું

સી સી પેવર બ્લોકના કામનો આરંભ ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી દ્વારા કરવામાં આવ્યો હતો